પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે ઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ રસી પોતે મુકાવી અને રસીકરણ માટે નિર્ભયપણે આગળ આવવા લોકોને અપીલ કરી

ૈ જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકા ચૂંટણીની રાજ્યવ્યાપી મતગણતરી આવતીકાલે યોજવા તંત્રએ તૈયારી પુર્ણ કરી

ગુજરાત સહિત દેશભરમાં વરિષ્ઠ નાગરિક અને ગંભીર બિમારી ધરાવતા લોકોને રસી આપવાની શરૂઆત થઇ છે જેનો વિના સંકોચ લાભ લેવાની અપીલ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે કરી છે

પાટીલે પણ કોવિડ રસીને સુરક્ષિત ગણાવી નિર્ભયપણે તેનો લાભ લેવા સૌને અપીલ કરી છે

સત્ર પ્રારંભ કરાવવા સાથે રાજયપાલ આયાર્ય દેવવ્રતે પોતાના પ્રવયનમાં રાજ્ય સરકાર ની વિકાસ કામગીરીને બિરદાવી હતી અને કહ્યું હતું કે નળ સે જળ યોજના વડે ઘેર ઘેર પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવાની ઝુંબેશ ખરેખર જાણ આરોગ્ય માટે વરદાન સાબિત થશે કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે થયેલા પ્રયાસોને પણ તેમણે બિરદાવ્યા હતા અમારા પ્રતિનિધી જણાવે છે કે બંને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને માધવસિંહ સોલંકી સહિતના દિવંગત સભ્યોના નિધન અંગે શોકદર્શક ઠરાવ પસાર કરવા સાથે આજની બેઠક મોકુફ રહી હતી ગૃહ તરફથી જે અન્ય દિવંગત સભ્યો જે શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી તેમાં સુંદરસિંહ યૌહાણ બાબરભાઇ તડવી રજનીકાંત રજવાડી રોહિતભાઇ પટેલ સ્વ દિનકરભાઇ દેસાઇ શ્રીમતી ચંદ્રાબહેન શ્રીમાળી ધારશીભાઇ ખાનપુરા જોધાજી ઠાકીર નરેશ કનોડિયા મેઘજીભાઇ કણઝારીયા અને ભૂપેન્દ્રસિંહ ખાંટનો સમાવેશ થાય છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બંન્ને દિવંગત મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને માધવસિંહ સોલંકીને કૃશળ પ્રશાસક અને નર્મદા યોજનાને પૂરી કરવામાટે ભગીરથ પ્રયાસ કરનાર ગણાવ્યા હતા

સખત યોકી પહેરા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં રખાયેલા ઈ વી

મશીનને બહાર કાઢી માન્ય પ્રતિનિધિઓની હાજરીમાં મતગણતરી શરૂ કરવામાં આવશે

આજે ગિરનારના સાધુ સંતો અને આગેવાનો સાથે જિલ્લા વહીવટી તંત્રે મેળા અને ચર્ચા કરી હતી અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને મેળો નહીં યોજવા નક્કી કરવામાં આવ્યું હતું માત્ર ભવનાથ મંદિરે ધજારોહણ અને સંતોના શાહી સ્નાનની પરંપરા જાળવવામાં આવશે

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે યોજાઇ રહેલી આ શ્રેણીમાં આજે આપણે વાત કરીશું માહિતી અધિકાર ગુજરાત પહેલના પંક્તિ જોગ વિશે પંક્તિ બહેને આર ટી

કાયદા અંગે દેશની પહેલી કાયદાકીય હેલ્પલાઇન શરૂ કરીને કેટલીક મહિલાઓને પોતાના અધિકાર અંગે માહિતગાર કરાયા

યારેય વેદના અભ્યાસને ઉત્તેજન આપવા માટે આ ગુડુકુળની સ્થાપના થઈ છે જેને રાજયપાલ આચાર્ય દેવવ્રત તરફથી સારો આવકાર મળ્યો હતો